મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વારા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને દેખરેખ રાખવા આઠ ઉચ્ય સચિવોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે

રૂપિયા જમા કરાવવાનો પ્રારંભ થયો છે

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેટલાક રાજ્યો અમુક છુટછાટ આપે છે જે ગૃહમંત્રાલયના દિશા નિર્દેશોમાં સ્વીકાર્ય નથી ગૃહ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે લોકડાઉનના દિશા નિર્દેશોનું પાલન ન થતું હોય તેવા સમાયારો મળી રહયાં છે

આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ સાથેનું ગેરવર્તન શહેરી ક્ષેત્રોના વાહનોની અકારણ આવન જાવન જેવી પણ અનેક ઘટનાઓ સામે આવી છે

આ પરિસ્થિતિ વચ્ચે બેંગલુરુથી રાજસ્થાન તરફ જતા મોટરસાઇકલ ઉપરના ત્રણ વ્યક્તિઓને પોલીસે બનાસકાંઠાની અમીરગઢ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડ્યા હતા પોલીસ હવે કાયા અને ગામડાના અંતરિયાળ માર્ગો ઉપર પણ નજર રાખી રહી છે લોકડાઉન પહેલા મહારાષ્ટ્રના ભુસાવળ જઈને આવેલા તબલીગ જમાતના વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેની સામે ગાંધીનગર પોલીસ દ્વારા જયારે વધુ એક વ્યક્તિ જે યુપીથી પંચમહાલ આવી હતી તેની ગોધરાના બી ડિવિઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે આ દૃષ્ટિએ તબલીગી જમાતના વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ શ્રી ઝાએ કરી હતી

ગુજરાત રાજ્ય ની ત્રણ કલાઓમાં બે કલાઓ છોટા ઉદેપુર જિલ્લાની છે અને તેનો હેરિટેજ ઓફ ઇન્ડિયાની યાદીમાં સમાવેશ થતાં આનંદની લાગણી અનુભવે છે